આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી સંસ્થાઓ એવા સમયે વધુ મજબૂતી મેળવી રહી છે જ્યારે વિશ્વભરમાં લોકશાહી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે ભારતીય પ્રાયીન પુસ્તકોમાં લોકશાહી મૂલ્યોનો ઉલ્લેખ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણમાં આ ભાવનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેકૈયા નાયડુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા બે દિવસીય સંમેલનના અધ્યક્ષ સ્થાને છે આજે સંવિધાન દિનની ઉજવણી નિમિત્તે યોજાએલા સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનના અધ્યયન સત્રને સંબોધન કરશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે રાજ્યની વિધાનસભાઓ અને વિધાન પરિષદના પ્રિઝાઇડિંગ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે આ વર્ષની કોન્ફરન્સનો ઉદ્દેશ વિધાનસભા કારોબારી અને ન્યાયતંત્રનો સુમેળપૂર્ણ સંકલન એ વાઇબ્રન્ટ લોકશાહીની ચાવી છે

ટેન્ટસિટી પરિસરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને લોકસભાના સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમૂહ તસવીર પણ લેવાઈ હતી

આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે બદલાયેલા સમયમાં વિદ્યાયક અને ધારાસભાની ભૂમિકા વિશે આ સંમેલનમાં ચર્ચા થશે

તેઓ દિલ્લીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા ભરૂચ નજીક આવેલા પિરામણ ગામે તેમની સુપ્રતે ખાક વિઘિ યોજવાની તૈયારી યાલી રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકઈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમના દીકરા ફૈઝલ સાથે ટેલિફોન પર વાત કરી દિલસોજી પાઠવી હતી રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પણ શ્રી પટેલને શોકાંજલી પાઠવી છે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 ભાજપ પ્રદેશ પ્રમુખ સી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

કોરોના મહામારીને કારણે અનેક યાત્રીકો ભાલકા તિર્થ ખાતે દર્શન તુલસી વિવાહમાં જોડાઇ શકે તેમ ન હોય ત્યારે આવા શ્રદ્વાળુઓની આસ્થા અખંડ રહે તેવા શુભઆશયથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંજે તુલસી વિવાહ પૂજા ઓનલાઇન કરી શકે તે માટેનું આયોજન કરેલ છે યાત્રીકો આ પૂજા સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઇન કરી શકશે પૂજા માટે ઝુમ એપથી જોડાવવાનું રહેશે

મંદિરમાં ભગવાન શામળિયાની નિત્ય ક્રમ મુજબ આરતી કરાશે પણ દર્શાનાર્થીઓ માટે દર્શન બંધ રખાશે ઉલ્લેખનીય છે કે કાર્તિકી પૂનમનો મેળો રદ કરાયા બાદ હવે લોકહિતમાં મંદિર પણ ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભાવનગર ભૂકંપ ભાવનગરમાં આજે વહેલી પરોઢે ચાર વાગ્યે ભૂકંપ ના બે આંચકા નોંધાયા હતા પણ લોકો ઊંઘને કારણે અજાણ રહ્યા હતા

જો કોઇપણ વ્યક્તિને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવો હોય તો રાજ્ય સરકારની ઇ સંજીવની એપ પર વીડિયો કોલથી જાણકારી આપવામાં આવે છે અને પ્રિસ્કિપ્શન પણ ઑનલાઇન જનરેટ થાય છે